ફિટ ઈન્ડિયા ઝુંબેશની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી દ્વારા ફીટ ઈન્ડિયા સંવાદ એ દેશના નાગરિકોને ભારતને તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર કરવા માટે સામેલ કરવાનો વધુ એક પ્રયાસ છે ફીટ ઈન્ડિયા હેઠળ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં તમામ ક્ષેત્રના લોકો અને દેશભરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન પ્લોગ રન સાયક્લોથોન ફીટ ઈન્ડિયા વીક ફીટ ઈન્ડિયા સ્ફૂલ સર્ટિફિકેટ અને અન્ય વિવિધ કાર્યક્રમોમાં સાડા ત્રણ કરોડ લોકોની સંયુક્ત ભાગીદારી જોવા મળી છે આ ઓનલાઈન પ્રતિક્રિયા સહભાગીઓ તેમની ફિટનેસ સંભાળની માહિતી જણાવી રહ્યા છે જ્યારે પ્રધાનમંત્રી દ્રારા માવજત અને સારા સ્વાસ્થય વિશેનાં તેમનાં વિયારો અંગે માર્ગદર્શક રહ્યા છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ફિટનેસ પ્રોટોકોલ લોન્ય કર્યો છે

એટલું જ નહીં પણ તે યુવા સ્વયંમસેવકોના વ્યકિત્વ વિકાસના ઘડતરમાં યોગદાન આપે છે

તે માટે રાષ્ટ્રપતિએ આનંદની લાગણી વ્યકત કરી હતી રાષ્ટ્રપતિ આજે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલા કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા

કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્યમંત્રીઓ સાથે ગઈકાલે વીડિયો માધ્યમથી યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો કોવિડનો અસરકારક રીતે સામનો કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે તેમણે કોવિડના કેસો ઝડપથી શોધીને તેમને સારવાર આપી શકાય તે હેતુથી પરીક્ષણો વધારવા દવાઓની આંતરરાજ્ય હેરફેર સરળ બનાવવાનું સૂચન કર્યું હતું

આ બેઠકમાં સંબંધિત રાજ્યોમાં કોવિડ સામેની લડતના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી

અધ્યક્ષ ઓમ

તેમણે કોવિડના લગતા નિયમોનું અક્ષરસહ પાલન કરવા બદલ બધા સભ્યોનો આભાર માન્યો હતો

અગાઉ નિર્ધારીક કાર્યક્રમ મુજબ સંસદની બેઠક પહેલી ઑકટોમ્બર સુધી યોજાવાની હતી પણ કોવિડના કારણે બેઠક મુલતવી રખાતા સંસદના યોમાસૂ સત્રનું સમાપન છે

રાજ્યસભાએ ગઈકાલે આ બિલને મંજૂરી આપી દીધી હતી જ્યારે મંગળવારે લોકસભાએ તેને પસાર કરી દીધું હતું

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે બિલ અંગેની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે સમયમર્યાદામાં ફરિયાદ નિવારણ વ્યવસ્થા બનાવીને આ બીલો કામદારોના હિતો પર દૂરગામી અસર કરશે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે વિરોધ કરવા મજૂરોના હક છીનવ્યા નથી

તેમણે ઉમેર્યું કે સ્થળાંતર કામદારોના કલ્યાણ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે

રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરસ અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન બારમી ડિસેમ્બરે યોજાનારી શિખર બેઠકમાં સહ્ અધ્યક્ષ રહેશે આ બેઠકમાં આમંત્રિત સરકારના પ્રતિનિધિઓ ખાનગીક્ષેત્ર અને અન્યો આબોહવામાં પરિવર્તનની સમસ્યા ઉકેલવા નવી યોજનાઓ રજૂ કરશે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ બંન્ને દ્વિપક્ષીય સંબંધોની વિસ્તૃત રીતે સમીક્ષા કરવા માટે ઉત્સુક છે શ્રી લંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે કહ્યું કે તેઓ શનિવારે યોજાનારી વર્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છે એક ટ્વીટમાં શ્રી રાજપક્ષે કહ્યું છે કે શિખર બેઠક દરમ્યાન તેઓ રાજકારણ અર્થશાસ્ત્ર સંરક્ષણ પર્યટન અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રોથી લઇને બંન્ને દેશો વચ્ચેના બહવિદ દ્વિપક્ષીય સંબધોની સમીક્ષા કરશે

પશ્ચિમ અને મધ્ય રેલ્વેની લૉકલ ટ્રેનો ગઈકાલે સાંજથી શરૂ કરવામાં આવી હતી મુંબઈની બસ સેવા આજે સવારથી પૂર્વવત શરૃ થઈ છે

ભારતીય અમેરિકનો દ્વારા ચૂંટણી ભંડોળ એકઠું કરવા આયોજીત ઓનલાઈન સભાને સંબોધતાં શ્રી બીડેને કહ્યુ હતું કે તેઓ જો યૂંટાશે તો રાષ્ટ્રપતિ તરીકે એય વન બી વિઝા અને કાનૂની રીતે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેમણે ઉમેર્યું હતું કે ભારતીયો ઉદ્યમી છે અને અમેરિકા તથા દુનિયામાં સફળતાપૂર્વક પોતાના વેપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે